પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દિલ્હીમાં બી ડી માર્ગ ઉપર સાંસદો માટે બનાવેલા ફ્લેટનું આજે વીડિયોના માધ્યમથી ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યાનો

ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર

કાઢી છે

ડી માર્ગ ઉપર સાંસદો માટે બનાવેલા ફ્લેટનું વીડિયોના માધ્યમથી ઉદઘાટન કર્યું

ડી

આ ફ્લેટ સંકુલમાં વરસાદી જળના સંગ્રહની વ્યવસ્થા કરાઈ છે એવી જ રીતે ઓછી વીજળી વાપરતા એસી એલઈડી લાઈટ ફ્લાય એશમાંથી બનાવેલી ઈંટો ફ્લેટની છત ઉપર સોલર પેનલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

જી વીસ દેશોના વડાઓની વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું કે વૈશ્વિક રોગયાળાથી નાગરિકો અને અર્થતંત્રને બચાવવાની બાબતને મહત્વ આપતી વખતે આબોહવામાં પરિવર્તન જેવી વિકટ સમસ્યા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે તેમણે કહ્યું કે પેરીસ સમજૂતી મુજબ નિર્ધારીત લક્ષ્યો હાંસલ કરવામાં ભારતે પ્રગતિ કરી છે અને તે નિર્ધારિત લક્ષ્ય કરતા વધુ કામગીરી કરશે

દેશની એક્તા અને અંખડીતતા ટકાવવા માટે છીબ્બરે આપેલા યોગદાનને ભૂલાવી શકાય નહીં

તાજેતરમાં નાગરોટા ખાતે જવાનો સાથેની અથડામણમાં ઠાર થયેલા જૈશ એ સંગઠનના ચાર આંતકવાદીઓએ આ સુરંગનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા નકારી શકાય નહીં શ્રી દીલબાગસિંહ કહ્યું કે આ સુરંગથી આપણા પાડોશી દેશની ભારતમાં આતંકવાદીઓને પ્રવેશ આપવાની નવી પધ્ધતી તથા કાશ્મીરમાં શાંતી ડહોળવાના પ્રયાસો જ દેખાઈ આવે છે

આઈએમએ નાણાં કૌભાંડના સૂત્રધારોએ નાગરિકોને મોટા વળતરની લાલય આપીને નાણાંની ચૂકવણી કરી ન હતી

વધુ સમાચાર

એક નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે અફઘાનિસ્તાનમાં હિંસાને સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

અદાલતમાં બન્ને આરોપીઓની જામીન અરજીની સુનાવણી આજે હાથ ધરાશે